નવીન પટનાયક સતત પાંચમી વખત રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા તૈયાર છે

રાષ્ટ્રપતિએ શ્રી મોદીને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા શપથવિધિ સમારોહની તારીખ અને સમયની માહિતી આપવા અનુરોધ કર્યો છે આની પહેલા મોદીએ કેન્દ્રમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો પત્રમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી મોદીને ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળ અને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન એનડીએના નેતા યુંટી કાઢવામાં આવ્યા છે રાષ્ટ્રપતિને એનડીએના ધટક પક્ષો તરફથી મોદીને સમર્થન આપતા પત્રો સોંપવામાં આવ્યા છે શ્રી કોવિંદની સાથે મુલાકાત બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પત્રકારો સાથે વાતાચીત કરતા મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ નવી સરકારની રચના કરવા માટે મને આમંત્રણ આપ્યું છે ભાજપના નેતા શ્રી મોદીએ દેશની જનતાને આશ્વાસન આપ્યું કે નવી સરકાર તેમના સપનાઓ અને અપેક્ષાઓ પુરા કરવામાં કોઈ કસર નહી રાખે તેમણે કહયું કે આવનારા કેટલાક દિવસોમાં સરકાર ઝડપથી કામ કરવાનું શરૂ કરી દેશે અને એક સેકન્ડ પણ વ્યર્થ કરવામાં નહી આવે તેમણે કહયું કે અમારો મંત્ર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ છે

આની પહેલા શ્રી મોદીને ભાજપના નેતૃત્વવાળા એનડીએ એ સર્વ સંમતિથી વટણી કરવામાં આવી હતી સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠકમાં નવ નિયુકત સંસદસભ્યો અને અગ્રણી નેતા ઉપસ્થિત રહયાં હતા આની પહેલા ભાજપ નેતા મોદીને પક્ષના સંસદીય દળના નેતા ચુંટી કાઢવામાં આવ્યા હતા બેઠકમાં એનડીએ નેતાઓને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે અમારા કામના કારણે જનતાએ અમારો સ્વીકાર કર્યો છે તેમણે એમ પણ કહયું કે દેશ કઠણ પરિશ્રમ અને ઈમાનદારીનું સન્માન કરે છે અને તેના માટે પ્રોત્સાહિત કરે છે અને આ જ દેશની શકિત છે ભાજપના નેતા શ્રી મોદીએ કહ્યું જનાદેશથી જવાબદારીપણ વધી છે અને એનડીએ એક નવી યાત્રાની શરૂઆત કરી રહયું છે તેમણે કહયું કે ઉર્જા અને સમન્વય એનડીએ બે મુખ્ય વિશેષતાઓ છે અને બધા જ પક્ષોએ ખભે ખભા મીલાવીને આગળ વધવાનું છે તેમણે કહ્યું કે કોઈની સાથે ધર્મ અને જાતિના આધાર પર કોઈ ભેદભાવ નહી રાખવામાં આવે અને આપણે કોઈને પણ પાછળ છોડવાના નથી ભાજપ નેતા શ્રી મોદીએ કહયું કે આના પહેલા લઘુમતી સમાજની ઉપેક્ષા કરવામાં આવી અને તેમનો ઉપયોગ વોટ બેંકની રાજનીતી માટે કરવામાં આવ્યું આપણે તેમનો વિશ્વાસ જીતવાનો છે

સંસદીય સંસ્થાઓના વિકાસને વેગ આપવા અને મજબૂત કરવા સહિતના ઘણા મુદ્દાઓની યર્યા કરવામાં આવી હતી

એસ આર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાય એસ જગમોહન રેડૃ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હી ખાતે એક મુલાકાત યોજાઈ હતી તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ગુરૂવારે શપથ ગ્રહણ કરશે

લોકસભા યુંટણીના પરીણામો બાદ શ્રી મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવશે લોકસભાની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બદલ અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ ધ્વારા શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમીત શાહનું અભિવાદન પણ કરાશે અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાન મથકે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે

શપથવિધિ સમારોહ બુધવારે યોજાય તેવી શકયતા છે

નવીન પટનાયક સતત પાંચમી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા તૈયાર છે

સિક્કિમ ક્રાંતિકારી મોર્યાના અધ્યક્ષ પ્રેમસિંહ ગોલેના નેતૃત્વમાં પક્ષના પ્રતિનિધિમંડળે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરી

જ્યારે સત્તાધારી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ એસ

રાજ્યપાલની મુલાકાત બાદ રાજભવનમાં પ્રેમસિંહ ગોલેએ કહ્યું કે એસ

ને સરકાર રચવા માટે આમંત્રણ આપવા માટે રાજ્યપાલને અનુરોધ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી પદ અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં નિર્મય લેવામાં આવશે

ના સૂત્રો અનુસાર પક્ષના ધારાસભ્યોએ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે પ્રેમસિંહ ગોલેને સત્તા આપવામાં આવી છે જાકે ગોલે વિધાનસભાની યૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નહોતી પરંતુ પક્ષના તમામ સભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં છે અમારા સંવાદદાતાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યપાલ પ્રેમસિંહ ગોલેને સરકારની રચના માટે આમંત્રિત કરવા કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમસિંહ ગોલેને ભ્રષ્ટાચારના કેસમાં એક વર્ષની સજા થઈ હતી અને તેઓ એક વર્ષ જેલમાં હતા

બોન્ગ જૂન હોને સમારોહનો આ સર્વાધિક પ્રતિષ્ઠિત એવોર્ડ આજે સમાપન સમારોહમાં ફાન્સ સિનેમાની જાણિતિ હસ્તી કૈથરીન ડેનેવના હસ્તે પ્રાપ્ત થયો હતો બેલ્જીયમના ડોર્ડન બ્રધર્સે એક કદૃરપંથી મુસ્લિમ યુવાનની વાર્તા યંગ અહ્મદ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મેળવ્યો છે